પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દેશના બંધારણનું સકારાત્મક અર્થઘટન કરવા બદલ ન્યાયતંત્રની પ્રશંસા કરી ઃ રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોએ ધસારો કર્યો પોલીસે સઘન વ્યવસ્થા ગોઠવી

ે ગયા વર્ષે કોવિડના સમયગાળામાં યુપીએસસીની પરીક્ષા આપનારા કેટલાક વિદ્યાર્થીઓને વધુ એકવાર પરીક્ષા આપવા દેવામાં આવશે

આ તકે તેમણે જણાવ્યું કે ભારતીય ન્યાયતંત્રે દેશના બંધારણનું હંમેશા સકારાત્મક અર્થઘટન કર્યુ છે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

જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે

આ પ્રસંગે કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતે ભારતીય ન્યાય પ્રક્રિયામાં હંમેશા ઉચ્ય ધોરણો નક્કી કર્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયતંત્ર માટે લગભગ એક હજાર છ સો એંસી કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવી ટેકનોલોજી અપનાવવા બદલ ગુજરાત વડી અદાલતને અભિનંદન પાઠવ્યા છે

જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલિસ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલિસ બુથ પણ બનાવવામાં આવશે જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાની સાત આંતરરાજ્ય સીમા પર ચેક પોસ્ટ જિલ્લા પોલિસ દ્વારા બનાવાઈ છે અને આવતા જતાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે

જામનગર ભાજપ જામનગર શહેરના ભાજપના મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુની નિમણુક કરવામાં આવી છે જામનગર શહેરના અગાઉના મહામંત્રી ગોપાલભાઇ સોરઠીયાએ મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવતા મહામંત્રી પદથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સી

પાટીલે શ્રી ભાટુની મહામંત્રી તરીકે નિમણુક કરી છે

મહારાષ્ટ્રના નાસિકના પ્રભારી મંત્રી છગન ભૂજબળે આ માહિતી આપી ગઇકાલે નાસિકમાં મળેલી આ પરિયોજનાની સમીક્ષા બેઠકમાં તેમણે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી ભારતમાલા પરિયોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત આ યોજના હેઠળ ચાર રાજ્યોનાં મુખ્ય શહેરોને જોડતા ચારમાર્ગી રસ્તા બનાવાશે અને આ તમામ શહેરો વચ્ચેનો સંપર્ક વધુ સુધારાશે કેન્દ્રના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આ સુરત ચેન્નાઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરીડોર વિકસાવવાનો નિર્ણય કરાયો છે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

ગયા વર્ષે જે ઉમેદવારોએ યુપીએસસી માટે વ્યકિતગત રીતે મળવાપાત્ર કુલ પ્રથાસો પૈકી છેલ્લા પ્રયાસ તરીકે પરીક્ષા આપી હોય તેમને આ વર્ષે વધુ એક તક મળશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ત્રણ હજાર આઠસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષાનો છેલ્લા પ્રયાસ તરીકે પ્રિલીમ પરીક્ષા આપી હતી આ પૈકી પપપ વિદ્યાર્થીઓ પાસ થયા હતા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 કેટલાક વિદ્યાર્થીઓએ કોવિડના કારણે તેઓ યુપીએસસીની પરીક્ષા માટે પૂરતી તૈયારી કરી શકયા ન હોવાથી વધુ એક તક મળે તેવો આદેશ આપવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી હતી